દેશમાં કોવીડના નવા કેસોની સરખામણીએ સાજા થનારની સંખ્યા વધી છે

સબકા સાથ સબકા વિકાસની ભાવના સાથે પ્રધાનમંત્રી મોદી સર્વસમાવેશી વિકાસ માટે કૃત્રિમ બુઘ્ઘિમત્તાના ઉપયોગ કરવાની વ્યુહરચના ધરાવે છે

જોકે બધી જ રેસ્ટોરન્ટ અને હોટેલોને કોવીડના સલામતીના નિયમોનું પાલન કરવું પડશે

ત્રીજો ક્રમાંક ધરાવતા ઓસ્ટ્રીયાના ડોમીનીક થીએમે સતત પાંચમી વખત સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

કિંગ્સ ઈલેવન પંજાબે કે એલ

શેન વોટ્સનને પ્લેયર ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો છે

મુંબઈ ઈન્ડિયન્સે ડી

હૈદરાબાદ વતી ડી

કે